સંસદનાં બજેટસત્રનો રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદનાં સંસદનાં બંન્ને ગુહોની સંયુક્ત બેઠકને સંબોધન સાથે આજથી આરંભ થશે

કોવિડની પરિસ્થિતી ધ્યાનમાં લઈને રાજ્યસભામાં સવા રનાં નવથી બપોરનાં બે સુધી જ્યારે લોકસભામાં બપોરનાં ચારથી રાતનાં નવ સુધી કામકાજ હાથ ધરાશે

લોકસભાની કાર્યવાહી સરળતાથી યોજાય તે માટે બધા જ રાજકીય પક્ષોની અગ્રણીઓની બેઠક સરકારે આજે બોલાવી છે એવી જ રીતે રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભા બધા જ પક્ષોનાં પ્રતિનિધીઓની બેઠક રવિવારે બોલાવી છે

અત્યાર સુધીમાં રસીની ગંભીર આડઅસરના અહેવાલ નથી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક જી

આ ઉપરાંત જાહેર કે ખાનગી ઈમારતો પર સુત્રો લખવા પોસ્ટર ચોંટાડવા કે અન્ય લખાણ લખવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉમેદવારે ચૂંટણી પ્રચાર માટે વપરાતા વાહનોની ફરજિયાત નોંધણી કરાવવી પડશે ચૂંટણી દરમ્યાન શાંતિ અને સલામતી જળવાય તે માટે હથિયારના તમામ પરવાનેદારો પોતાનું હથિયાર જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરવાવવાનો આદેશ કરાયો છે

આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લશ્કરી દળોની ત્રણેય પાંખના વડા ઉપસ્થિત રહ્યા હતા

વધ્ર સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

સૈયદ મુશ્તાક અલી ક્રિકેટ સ્પર્ધાની સેમી ફાઈનલ મેચ આજે અમદાવાદમાં રમાશે

જ્યારે આજે સાંજે સાત વાગે રમાનારી બીજી સેમિફાઈનલમાં વડોદરા અને પંજાબ વચ્ચે મુકાબલો થશે

ઉલ્લેખનીય છે કે સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલ મેચોમાં પંજાબે કર્ણાટકને નવ વિકેટે પરાજય આપીને જ્યારે તમિલનાડુએ હિમાચલ પ્રદેશને પાંચ વિકેટે પરાજય આપીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો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

પાંચને ઇજા થઈ છે મોરબીના માળિયા ફાટક નજીક બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતાં ચારનાં મોત થયા હતા

ટી બસે સાયકલ સવારને ટક્કર મારતાં સાયકલ પર સવાર બાળકનું મોત થયું હતું અને ભરૂચના નબીપુર ગામ નજીક થયેલ અકસ્માતમાં લકઝરી બસે ટ્રકને ટ્રકકર મારતાં પાંચથી વધુ લોકોને ઇજા થઈ હતી

આઈ ટી ગાંધીનગર પ્રોજેક્ટ આઇઝેક શોકેસ દ્વારા કોવિડ રોગયાળા દરમિયાન તેના વિદ્યાર્થીઓએ દર્શાવેલી પ્રતિભા અને સર્જનાત્મકતાની ઉજવણી કરશે

આ વર્યુઅલ એક્ઝિબિશનમાં લાઈવ મ્યુઝિકલ પર્ફોમન્સ કાવ્ય પઠન સ્કેય અને પેઇન્ટિંગ્સ માટે વર્ચુઅલ ગેલેરી વૉકથ્રુ ક્વિઝ વગેરેનું આયોજન કરાયું છે